એટલુ જ નહી પણ તેને વધુ મજબુત કર્યુ છે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

જેથી ન્યાય પ્રક્રિયામાં સરળતા વધી છે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

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્ય સરકારે ન્યાયતંત્ર માટે લગભગ એક હજાર છ સો એંસી કરોડ રૂપિયા ફાળવ્યા છે તેમણે નવી ટેકનોલોજી અપનાવવા બદલ ગુજરાત વડી અદાલતને અભિનંદન પાઠવ્યા છે આ પ્રસંગે સર્વોચ્ય અદાલત તથા રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યાં હતા

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ગોહાટી ખાતે યોજાનાર ધન વિતરણ કાર્યક્રમમાં સામેલ થશે આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને નાણામંત્રી હેમંત બિસ્વા સરમા પણ હાજર રહેશે

અગાઉ બે તબકકા અંતર્ગત યા ના બગીયા સાથે જોડાયેલા લાભાર્થીઓના બેંક ખાતામાં પાંચ હજાર રૂપિયા જમા થઇ ચુકયા છે આસામ સરકારે નોટબંધી થયા બાદ યાના બગીયા સાથે સંકળાયેલા લાભાર્થીઓ માટે બેંક ખાતા ખોલવાની પહેલ શરૂ કરી હતી

આસામના રાજમાર્ગો અને મુખ્ય જીલ્લા ધોરીમાર્ગ નેટવર્કના આધુનિકીકરણ માટે આસોમ માલા પ્રોજેકટનો પ્રારંભ કરાવશે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 પ્રધાનમંત્રી બિસ્વનાથ અને ચરાઇદેવ ખાતે અંદાજીત અગ્યાર સો કરોડ રૂપિયાના ખર્ચથી નિર્માણ પામનાર બે મેડીકલ કોલેજો અને હોસ્પિટલોનો પણ શિલાન્યાસ કરશે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

બેંગલુડુમાં ગઇકાલે એરો ઇન્ડિયા શોની સાથોસાથ સ્ટાર્ટ અપ મંથન સેમિનારમાં બોલતાં સંરક્ષણમંત્રીએ કહ્યું કે ડિફેન્સ ઈન્ડિયા સ્ટાર્ટ અપ ચેલેન્જ ડિફેન્સ એક્સેલન્સ ઇનોવેટર્સ સ્ટાર્ટ અપ મંથન અને આઈડીએક્સ એવોર્ડ જેવા કાર્યક્રમો દ્વારા સ્ટાર્ટ અપને બળ મબ્યું છે દેશમાં સ્વદેશી સંરક્ષણ ક્ષમતા અને તકનીકી આધારિત સ્ટાર્ટઅપ માટેનું વાતાવરણ તૈયાર થયું છે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

તેમણે કહ્યું કે બીજી ફેબ્રુઆરી સુધીમાં કુલ પડ લાખ ડીઝ અનુદાન સહાયના રૂપે અને એક કરોડ પાંચ લાખ કોન્ટ્રાકટ ડોઝના રૂપે મોકલવામાં આવી છે મ્યાનમાર પ્રતીબંધ મ્યાનમારની સેનાએ ઇન્ટરનેટ પરના પ્રતિબંધનું વિસ્તરણ કરીને મ્યાનમારમાં ટવીટર તથા ઇન્સ્ટાગ્રામના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકયો છે મ્યાનમારમાં સૌથી મોટા મોબાઇલ ઓપરેટર ટેલનોરે જણાવ્યું છે કે સેનાએ હવે પછીના આદેશ સુધી ટવીટર અને ઇન્સ્ટાગ્રામને બંધ રાખવાનો આદેશ આપ્યો છે

સેનાએ દેશમાં સત્તા પોતાના હસ્તક લીધી છે અને મુલકી સરકારના નેતાઓને અટકાયતમાં લીધા છે ત્યારથી દિન પ્રતિદિન સેના સામેનો વિરોધ ઉગ્ર બની રહયો છે અટકાયતમાં લેવાયેલા સુશ્રી આંગ સાન સૂ કી અને અન્ય નેતાઓના સમર્થનમાં મ્યાનમારના યાંગોન સહિત વિવિધ પ્રાંતોમાં દેખાવો કરવામાં આવ્યા હતા

અશ્વિને એક વિકેટ ખેરવી છે